રાજ્ય સરકારે બિન સચિવાલય કલાર્ક અને સહાયકની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના કલા સ્થાપ્ત્ય અને વિરાસત વિશ્વમાં અલભ્ય છે

કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ હસ્તગત કરી પોતાનું ઉદ્દઘાટન કરશે

આ સંદર્ભે મુખ્યમંત્રીએ તે જ દિવસે સીટની રચના કરીને યુવાનોના હિતનો નિર્ણય લીધો હતો

આ અહેવાલ સંદર્ભે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સીટના તમામ સભ્યો અને ઉચ્ય અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે

સી ટી વી કૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા ગેરરીતી આચનાર જ વિદ્યાર્થીઓની સામે એફ

તેમજ ગેરરીતી કરનાર સામે રાજ્યસરકાર કડક પગલાં લેવાશે પાટણ રાણ કી વાવ પાટણ ખાતે બે દિવસીય રાણ કી વાવ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરાસત સંગીત સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રાણ કી વાવ મોઢેરા સૂર્યમંદિર રૂદ્ર મહાલય બિન્દુ સરોવર જેવા વિવિઘ સ્થાપત્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને મળેલા અલભ્ય સ્થાપત્યોની ભૂમિકા આપી હતી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો જે વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે કચ્છનું સફેદ રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીરના સાવજ સોમનાથ અને દ્વારકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલુટ ખજાનો છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથેની મુલાકાત બેઠકમાં શ્રી લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં રાજ્ય સરકારની સરળ અને સુવિધાયુક્ત નિતિઓથી પ્રભાવિત થઇ રાજ્યમાં પ્રથમ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યા છે તેમ જણાવ્યું છે તેમણે ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેક્ટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી વિદેશથી સ્ટીલની આયાત કરવી નહીં પડે અને પ્રધાનમંત્રી મેઇક ઇન ઇન્ડિયા ને વધુ વેગ મળશે

ઉંઝા શહેરમાં હાઇવેથી જોડતો પુલ સીધો ઉમિયા માતાજીના મંદિર સુધી જોડતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે

ઉમિયા માતાજીના મંદિરથી ઉમાધામ સુધી દિવ્યાંગો સિનિયર સિટીઝન માટે સાત રીક્ષાઓ નિઃશુલ્ક સેવામાં રહેશે

ઉંઝા ખાતે પદયાત્રીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે

મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે પંચમહોત્સવનો પ્રારંભ કરી ટેન્ટસીટીનું વિધિવત ઉદ્દઘાટન કર્યું હતુ આ પ્રસંગે મંત્રી શ્રી પરમારે પંચમહોત્સવના કાર્યક્રમના થીમસોંગ પણ લોન્વીંગ કર્યું હતું થીમ સોંગમાં આ વર્ષની થીમ બેટી બયાવો બેટી પઢાવોને અનુલક્ષીને બનાવવામાં આવ્યું હતું મંત્રી શ્રી પરમારે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મધ્યગુજરાતમાં પંચમહોત્સવનો આગવો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે પંચમહોત્સવના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારી સર્જનમાં વધારો થશે તેમજ પ્રવાસનને વેગ મળશે અમરેલી સિંહ રેસ્ક્યુ ખાંભા ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાંથી ગઇકાલે વન વિભાગે બે સિંહણ અને તેના પાંચ બચ્યાનું રેસ્ક્યુ કરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડયા છે એક સાથે સાત સાવજના રેસ્ક્યુ અંગે સી સી

ડી થી વસાવડાએ જણાવ્યું કે બંને સિંહણ ઇજાગ્રસ્ત હોવાથી તેમની સાથે તેમના બચ્યાને પણ એનીમલ કેર સેન્ટરમાં લાવવામાં આવી હતા

સિંહણની સાથે તેના બચ્યાને રેસ્કુય કરી જરૂરી સારવાર આપવામાં આવશે તેમજ આ સાવજોના જરૂરી સેમ્પલ લઇ પરીક્ષણ કરાશે ત્યારબાદ સુરક્ષિત રીતે તેમને મુક્ત કરી દેવામાં આવશે રેલવે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળની છ ટ્રેનો વડોદરા સ્ટેશનના બદલે છાયાપુરી સ્ટેશન પરથી જશે આજથી તેના માર્ગમાં ફેરફાર કરાયો છે વડોદરા સ્ટેશન પર ભીડના કારણે છાયાપુરી સેટેલાઇટ સ્ટેશન વિકસાવવામાં આવ્યું છે તેમાં સોમનાથ જબલપુર એક્સપ્રેસ ઓખા નાથ દ્વારા એક્સપ્રેસ જામનગર વૈષ્ણોદેવી એક્સપ્રેસ હાપા વૈષ્ણોદેવી એક્સપ્રેસ અને ઓખા ગોરખપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને લખેલા પત્ર માં શ્રી ધાનાણી એ કહ્યું છે કે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઝારખંડ તથા બિહાર માં વિધાનસભા કાર્યવાહી નું જીવંત પ્રસારણ થાય છે તેવી રીતે ગુજરાત માં પણ થવું જોઈએ તેમણે પોતાની દલીલ વધુ આગળ ધપાવતા કહ્યું છે કે જીવંત પ્રસારણ થતું હોવાથી યૂંટાયેલો પ્રતિભિધિ પ્રજા ના પ્રશ્નો ઉઠાવવા માટે કોશિશ કરશે અને ગૃહ ની કાર્યવાહીનું સ્તર બહેતર બનશે